પ્રાદેશિક સમાચાર નીકિતા શાહ વાંચે છે

કેન્રિારથ આરોગ્ય મંત્રી હર્ષવર્ધને જણાવ્યું કે દેશમાં આરોગ્ય સંભાળ અને પરિક્ષણ સંબંધી બુનિયાદી ઢાંચાનો વ્યાપક વિસ્તાર કરાયો છે કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા તંત્ર સજ્જ છે

તેમણે કહયું કે આ વર્ષની શરૂઆતમાં કેટલાક લોકો ભવિષ્યવાણી કરી રહ્યાં હતા કે ભારતમાં કોરોના વાયરસની અસર ભયંકર હશે પરંતુ લોકડાઉન અને સરકારના અનેક ઉપાયો તથા લોકોના સહકારના કારણે ભારત આજે અન્ય દેશોની સામે સારી સ્થિતિમાં છે શ્રી મોદીએ કહ્યું કે કોરોના વાયરસથી સાજા થવાનો દર વધી રહયો છે અને લોકોના મજબૂત મનોબળે સારા પરીણામો આપ્યા છે પ્રધાનમંત્રીએ કહયું કે લોકોએ વધુ સાવધાન રહેવાની જરૂર છે તેમણે કહ્યું કે માસ્ક પહેરવુ બે ગજનું સુરક્ષિત અંતર રાખવુ અને ભીડભાડવાળી જગ્યાએથી બચવુ અત્યારે પણ બહ્ જ જરૂરી છે શ્રી મોદીએ ડોકટર જોસેફને જન્મ દિવસની શુભકામના પાઠવતા જણાવ્યું કે ડોકટર જોસેફે તેમનું જીવન સમાજ અને રાષ્ટ્રને સમર્પિત કર્યુ છે

આ બેઠકમાં માહિતી આપતા કેન્દ્રીય આરોગ્ય મંત્રી હર્ષ વર્ધને જણાવ્યું કે આપણે દેશ અન્ય દેશોની સરખામણી ખુબ સારી રીતે કોરોના સામે લડત આપી રહયો છે દેશમાં આરોગ્ય સંભાળ અને પરીક્ષણ સંબંધી બુનીયાદી ઢાંચાનો વ્યાપક વિસ્તાર કરાયો છે કોઇપણ પરિસ્થિતિને પહોંચી વળવા તૈયારીઓ કરાઇ છે

તેમણે ઉમેર્યુ કે કેન્દ્રીય દળો હાલ સૌથી વધુ પ્રભાવિત ગુજરાત મહારાષ્ટ્ર અને તેલંગણાની મુલાકાતે છે

હાલ તેઓ તેમના નિવાસસ્થાને સારવાર લઈ રહ્યા છે ઉલ્લેખનીય છે કે અગાઉ ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકી પણ કોરોના સંક્રમિત થતા તેઓ પણ હાલ સારવાર હેઠળ છે

રાજ્ય ગૃહવિભાગે બહાર પાડેલા જાહેરનામા મુજબ રાજ્યમાં ફોર વ્હીલર વાહનમાં વાહનચાલક એકલો જ હોથ તો તેને માસ્ક પહેરવું જરૂરી નથી ડ્રાઈવ કરતી વ્યક્તિ સાથે એક અથવા વધારે લોકો વાહનમાં હોય તો માસ્ક પહેરવું ફરજિયાત છે જો કે વાહન ચાલકને કોઈ કામ માટે કે ચકાસણી માટે ઉભા રખાય અને વાત કરવાની જરૂર પડે ત્યારે તેણે માસ્ક લગાવીને જ વાતચીત કરવાની રહેશે